મતદાન થઈ રહ્યું છે

રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજીના શાંતિ સમાનતા અને અહિંસાનો વિયાર આજના યુગમાં પણ પ્રસ્તુત છે

ભારત અને અમેરિકાએ બધા જ આતંકવાદી જુથો સામે સંકલીત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે

તેલંગણા સરકારે દુષ્કર્મ અને બાળકો સામેના ગુનાઓના કેસની કાર્યવાહી

આજે મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનો બધા જ મતદાન મથકોએ ગોઠવવામાં આવ્યા છે

વિશ્વમાં ઉભા થયેલા અને થનાર વિવાદો અને આબોહવામાં પરિવર્તન જેવા મુદ્દાઓમાં ગાંધીજીના વિચારો વિશ્વ માટે પથદર્શક બનશે

વડી અદાલતની ખંડપીઠના ન્યાયાધીશ રણજીત મોરે અને એસ

તાવડેએ વકીલ સરોસ દામણીયા દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી વખતે આ મુજબ આદેશ આપ્યો હતો અરજદારે મુંબઈ પોલીસ અને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ટાંચમાં લેવાયેલી એચડીઆઈએલ જૂથની મિલકતોનું ઝડપથી વેયાણ કરવા નિર્દેશ આપવા અદાલતને વિનંતી કરી છે

ગૃહમંત્રાલયના જાહેરનામા મુજબ બેમાંથી એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરાયા બાદ તેનું નામ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ રહેશે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેક્રીએ જણાવ્યું હતું કે સારો વહિવટ અને વિવિધ કામોને બે વાર થતા રોકવા આ નિર્ણય લેવાયો છે

ય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અને આમ આદમી સામે ધુસણખોરોની તરફેણ કરવાનો આક્ષેપ કર્યો છે

ગઈકાલે લખનૌમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તેમની સરકાર કોઈપણ પ્રકારની હિંસાને સાખી લેશે નહીં અને કસુરવારો સામે કડક પગલા લેવાશે

બંને દેશોએ પાકિસ્તાનને સંબંધીત જૂથો સામે સતત અને ઝડપથી કાર્યવાઠ્ઠી કરવા જણાવ્યું છે જેથી પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદીઓ અન્ય દેશો સામેની કામગીરી માટે કરી શકશે નહીં ભારત અને અમેરિકા વચ્ચે વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની ટુ પ્લસ ટુ તરીકે ઓળખાતી મંત્રણાઓ બાદ સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ પાકિસ્તાનને આવો અનુરોધ કર્યો છે બંને દેશોએ મુંબઈ અને પઠાણ કોટ પરના આતંકવાદી હુમલા સહિત વિવિધ આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરવાનો પણ અનુરોધ કર્યો છે ભારત તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર જ્યારે અમેરિકા તરફથી વિદેશમંત્રી માઈક પોમ્પીયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે આ બેઠકમાં ભાગ લીધો હતો બેઠકમાં અમેરિકાએ રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં મહત્વની ભૂમિકાના ભારતના દાવાને સમર્થન આપ્યું હતું

સંરક્ષણ સંશોધન સંસ્થાના સુત્રોના જણાવ્યા મુજબ સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવેલ આ રોકેટ પ્રક્ષેપણ પદ્ધતિમાં વધુ સારુ નિયંત્રણ અને દિશા સૂચનની વિશેષતાઓ ઉમેરવામાં આવી છે પરિક્ષણ વખતે રોકેટે નિર્ધારીત લક્ષ્યને યોક્સાઈ પૂર્વક હાંસલ કર્યું હતું

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં તેનો સમાવેશ કરાયો છે

યુસુફ પઠાણ અને ચેતેશ્વર પુજારા કોઈની સાથે કરારબદ્ધ થઈ શક્યા નથી

ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં મુદીત અને માર્કોની જોડીએ અમેરિકાના ટીયાન યે અને સીજીગાઓની જોડીને ચાર બેથી પરાજય આપીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે સેમિફાઈનલમાં તેમનો મુકાબલો જાપાનના હીરો મિત્સુ કાસાહારા અને કુજીમુરાની જોડી સાથે થશે